જાહેરાત કરાઈ હતી આજે થોજાનાર કાર્યક્રમમાં આયુષ ચિકિત્સા પદ્ધતિમાં શ્રેષ્ઠ સારવાર આપનાર જાણીતા વિદ્વાનો તથા તબીબોની સ્મૃતિમાં સ્મૃતિ ટપાલ ટિકિટોનું વિમોચન કરશે તેઓ હરીયાણામાં સ્થપાયેલ આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદ્ધાટન કરશે

એડીબી બેંકની થાદીમાં જણાવ્યા મુજબ બંને અગ્રણીઓએ પુનઃ પ્રાપ્ય ઉર્જા હતી ઈલેક્ટ્રીક વાહનો પ્લાસ્ટીકના રિ

વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગઈકાલે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં બધા જ રાજ્યોને ભવિષ્યના રોકાણ સ્વરૂપે વનીકરણ માટેનું ભંડોળ વધારવાની અપીલ કરી હતી વનીકરણ વળતર ભંડોળ ધારાના નિયમો મુજબ ભંડોળનો ઉપયોગ કરાશેઆ ભંડોળના ઉપયોગથી સાથે વન્યજીવ વ્યવસ્થાપન વનીકરણની સાથે વનમાં લાગતા દાવાનળને રોકવો જમીન અને ભેજનું સંરક્ષણ વગેરે કામગીરી પણ કરાશે શ્રી જાવડેકરે ઉમેર્થું હતું કે વનીકરણની પ્રક્રિયા ઉપર જીઓટેગીંગ અને વિડીયો શ્રૂટિંગ જેવી

ગઈકાલે ગાંધીનગરમાં પંડિત દીનદથાળ પેટ્રોલીયમ યુનિવર્સિટીના સાતમાં પદવીદાન સમારોહમાં તેઓ બોલી રહ્યા હતા

જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે

તેમણે વેરામાં મળતી વિવિધ રાહતોથી લોકોને વાકેફ કરવા તેમજ વેપાર ક્ષેત્રે કરવેરામાં અપાતી રાહતોની જાણકારી આપવા સંબંધીત વિભાગોને અપીલ કરી હતી

અધિક મુખ્ય સચિવ કુમાર સંજય કૃષ્ણાએ આકાશવાણી સાથેની વાતયીતમાં જણાવ્યું હતું કે આ હેતુથી સમગ્ર રાજ્યમાં સલામતીના પૂરતા પગલાં લેવાયા છે રાજ્યમાં શાંતિ જાળવવા માટે સલામતી દળો સતર્ક છે શ્રી સંજય કૃષ્ણાએ જણાવ્યું હતું કે જે લોકોના નામ એનઆરસીમાં નહિં હોથ તેમને વિદેશીઓ માટેના ટ્રિબ્યુનલમાં અપીલ કરવાની તક મળશે એવી જ રીતે કાનૂની સહાય એકમો જરૂરીયાતમંદ લોકોને જરૂરી સહાય પૂરી પાડશે

ધિરાણની વસૂલાતમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે અને ઘિરાણની કામગીરીમાં અવરોધ પણ ધીરે ધીરે દૂર થઈ રહ્યો છે આરબીઆઈએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં ફેસબુક ટ્વીટર જેવા સોશિયલ મીડિયાના માધ્યમોથી યુવાનોને બેંકીંગ કામગીરી અંગે જાણકારી આપશે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું છે કેભારત આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ આંતરરાષ્ટ્રીય જળવિસ્તારમાં જહાજા તથા વિમાનોની મુક્ત રીતે અવરજવરની અને અવરોધ વિના કાયદા મુજબ વેપારની સ્વતંત્રતાની તરફેણ કરે છે ભારત એવું દૃઢપણે માને છે કે કોઈપણ વિવાદોનો ઉકેલ કાયદા અને રાજદ્વારી પ્રક્રિયા વડે શાંતિપૂર્ણ રીતે લાવવો જાઈએ

એક રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક મેળવ્યા છી

જવાબદારીની પ્રથા અપનાવવાના જરૂર ઉપર ભાર મુક્યો છે તબીબો વકીલો જેવા વ્યવસાથીકોએ સમાજના વંચીતો અને અને નબળા વર્ગના લોકોને મદદ કરતી કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જાઈએગઈકાલે હૈદરાબાદમાં ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈ

પાંચમી સપ્ટેમ્બરે આપશે એન્ફોર્સમેન્ટ વિભાગે ભૂતપૂર્વ નાણામંત્રી પીએક્સ મિડીયા મની

અપાયેલ રક્ષણની અવધિ આગામી ગુરૂવાર સુધી વધારી આપી છે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ રજુઆત કરી હતી કેરિમાન્ડ વધારવા અંગે સીની આઈ

અદાલત જ નિર્ણય લઇ શકે છે ઉલ્લેખનીય છે કે આઈમિડીયા મની લોંડરીંગ કેસમાં આગોતરા જમીન ફગાવી દેતા

દિલ્હીની વડી અદાલતના યૂકાદાને પડકારતી અરજી ચિદંબરમે સર્વોચ્ય અદાલતમાં કરી હતી

ગઈકાલે દિલ્ફીમાં પત્રકારો સાથેની વાતયીતમાં કાર્યકારી અધ્યક્ષ જેનફાએ જણાવ્યું હતું કે